અધ્યક્ષપદે આંતર સરકારી મસલતી સમિતિની પાંચમી બેઠક આજે દિલ્હીમાં યોજાશે

મૂળભૂત અધિકારોના રક્ષણ માટે તે કટીબદ્ધ છે અને અંગતતાના અધિકારનો ભંગ કરનાર કોઈપણ માધ્યમ કે સંસ્થા સામે કડક કાર્યવાહી કરાશે

વેંકૈયા નાયડુએ દેશની એકતા ઉપર અસર થાય તેવા જમ્મુ

ઝેનેપ યેતગીલને પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે

આ બંને અગ્રણીઓ આર્થિક સહકાર તથા કૃષિ અને વેપાર ક્ષેત્રના સંબંધો વધુ મજબુત બનાવવા અંગે પણ ચર્ચા વિચારણા કરશે

જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલ ભારતની ત્રણ દિવસની મુલાકાતે ગઈકાલે દિલ્હી આવ્યા હતા તેમની સાથે જર્મનીના ઘણા મંત્રીઓ સચિવો તથા વેપાર ક્ષેત્રના અગ્રણીઓ સાથેનું પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે પ્રધાનમંત્રી કાર્યાલયના મંત્રી જીતેન્દ્રસિંહે સુશ્રી માર્કેલનું વિમાન મથકે સ્વાગત કર્યું હતું આજે સવારે તેમનું રાષ્ટ્રપતિભવનમાં વિધિવત સ્વાગત કરાશે ત્યારબાદ સુશ્રી માર્કેલ રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પણ કરશે તેઓ આજે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને વાતચીત કરશે આવતીકાલે સુશ્રી માર્કેલ ગુડગાંવ ખાતેની ઓટોમોબાઈલ કંપનીની મુલાકાત લેશે તથા વેપાર ક્ષેત્રના પ્રતિનિધિ મંડળ સાથે વાતચીત કરશે

તેમણે વહિવટી વ્યવસ્થામાં સમાજથી દૂર થઈને નિર્ણયો લેવાની પ્રથા નહીં અપનાવવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય મુલકી સેવા સરદાર પટેલની ઋણી છે શરૂઆતમાં શ્રી નરેન્દ્ર મોદીને આગવા આરંભ અભ્યાસક્રમ અંગે જાણકારી આપવામાં આવી હતી શ્રી મોદીએ આરંભ અભ્યાસક્રમને ભવિષ્ય ઉપર કેન્દ્રીત તથા વહિવટીતંત્રમાં ધરમૂળથી પરિવર્તન લાવવાની ક્ષમતાવાળી અભ્યાસક્રમ ગણાવ્યો હતો

સરકારે જણાવ્યું છે કે અંગતતાના અધિકારનો ભંગ કરનાર કોઈપણ માધ્યમ કે સંસ્થા સામે કડક કાર્યવાહી કરાશે માહિતી અને ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વિટર ઉપર જણાવ્યું છે કે સંદેશા માટેના વોટ્સએપ મંચ ઉપર અંગતતાના ભંગ અંગે થયેલા આક્ષેપો બાદ સરકાર ચિંતિત છે તેમણે કહ્યું કે સરકારે વોટ્સએપને અંગતતાનો ભંગ થતો રોકવા અને લાખો ભારતીયોની અંગતતાના રક્ષણ માટે શું પગલાં લેશે તે અંગે જાણકારી આપવાનો નિર્દેશ આપ્યો છે સરકારે આ મુદ્દે વોટ્સએપ તરફથી સોમવાર સુધીમાં પ્રતિભાવ માગ્યો છે ઈઝરાથેલી સ્પાઈવેર પેગાસસના ઉપયોગથી ભારતીય પત્રકારો અને માનવ અધિકાર કાર્યકરો સહિત સમગ્ર વિશ્વના કેટલાક લોકોની જાસુસી થઈ રહી હોવાના વોટ્સએપ દ્વારા કરાયેલા નિવેદનના પગલે શ્રી રવિશંકરે આ મુજબ પ્રતિભાવ આપ્યો છે

રાષ્ટ્રપતિએ શૈક્ષણિક સંસ્થાઓની કામગીરીને બીરદાવતા કહ્યું હતું કે ભુતકાળમાં નજર કરીએ તો વર્ષોથી આપણી શૈક્ષણિક સંસ્થાઓએ સંસ્કૃતિના પ્રચાર પ્રસારનું કામ કરતી આવી છે

ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે નાગ સમજૂતી બાબતે કેટલાક અખબારો તથા સોશિયલ મીડિયામાં દર્શાવેલી કેટલીક અફવાઓ તથા ખોટી માહિતીના કારણે દેશના અન્ય વિસ્તારોમાં ચિંતા ફેલાઈ છે સરકારે સ્પષ્ટતા કરી છે કે નાગ સમજૂતીને આખરી ઓપ આપતા પહેલાં આસામ મણીપુર તથા અરૂણાચલપ્રદેશ સહિત બધા જ લાગતા વળગતાઓ સાથે યર્યા કરાશે તથા તેમના મુદ્દાઓને ધ્યાનમાં લેવાશે

તેઓ ઉઝબેકીસ્તાન સરકાર સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે

વેંકૈયા નાયડુએ દેશની એકતા ઉપર અસર થાય તથા પાડોશી દેશને મદદરૂપ થાય તેવા જમ્મુ અને કાશ્મીર અંગેના નિવેદનો નહિં કરવા રાજકીય પક્ષોને અનુરોધ કર્યો છે

આ નિર્ણયના લીધે કાશ્મીરમાં બધા જ કાયદાઓનો અમલ શક્ય બનશે

ઉલ્લેખનિય છે કે ઈન્કમટેક્સ રિટર્ન ભરનાર કેટલાક વર્ગોની રિટર્ન ભરવાની અવધી ગઈકાલે પુરી થતી હતી

માથુરે લદ્દાખ માટેની નવી વેબસાઈટનો આરંભ કરાવ્યો લેફ્ટનન્ટ ગર્વનર તરીકે શપથ લીધા પછી લેહમાં વહિવટીતંત્રના અધિકારીઓ સાથે સંવાદ કરતી વખતે તેમણે લદ્દાખ ડોટ એનઆઈસી ડોટ ઈન વેબસાઈટનો આરંભ કરાવ્યો હતો શ્રી માથુરે વિવિધ વિકાસ લક્ષી પ્રવૃત્તિ અને યોજનાઓની જાણકારી લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો

તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો હજી વધુ ક્ષેત્રોમાં સઘન બનાવવાની ઉજળી તકો છે

જોકે ભારતની જ્યોતિનો રશિયાની નાદેઝદા સોકોલોવા સામે પરાજય થતા જ્યોતિ સ્પર્ધામાંથી બહાર થઈ છે

સિંહે સૂર્યઉર્જાના વધતા જતા મહત્વ અંગે જાણકારી આપી હતી

જાપાનના ભુમીદળના વડા જનરલ ગોરો યુઆસા સંયુક્ત કવાયતના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા